સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝાયકોવ ડીના ત્રીજા તબક્કાના પરિક્ષણની પણ ભલામણ કરી છે આજે સવારે પત્રકારો સાથેની વાતયીતમાં ભારતના ઔષધ મહાનિથામક વી જી સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અનેવધુ સફળતા માટે શુ ભે ચ્છાઓ પાઠવી છે

જો કોઇ કમર્યારી સેવા દરમિયાન શારીરિક ઈજાગ્રસ્ત થાય અને તેની સેવાઓ દિવ્યાંગ થયા બાદ પણ યાલુ રહે તેવી સ્થિતિમાં દિવ્યાંગ વળતર યોજનાનો લાભ મેળવી શકે છે કર્મચારી બાબતોના રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફરજ દરમિયાન કર્મચારીઓ માટે લેદભાવભર્યા નિયમો દૂર કરવાના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓના જીવનને સેવાનિવૃત્તિ બાદ પણ સુખદ બનાવવાનો છે આ નિર્ણયથી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીઆરપીએફ બીએસએફ સીઆઇએસએફના જવાનોને મોટી રાહત મળશે કે જેઓ તેમની ફરજ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે

આ મરામત કાર્ય અંતર્ગત છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી રિ કાર્પેટિંગ ન થયેલા હોય તેવા રાજય હસ્તકના કચ્છ અને મોરબી જીલ્લાના વિવિધ તાલુકાઓના માર્ગોને રિ કાર્પેટ કરાશે

આ પ્રસંગે રાજયમંત્રીએ જણાવ્યુ હતું કે પ્રજાની સેવા એ જ અમારૂ મુખ્ય લક્ષ્ય છે

વી

વી સબ સ્ટેશનોનું ભૂ મિપૂ જક્વિધિ તકતીનું અનાવરણ કરાયું હતું

ભયાઉ પાલિકા દ્રારા આકાર પામનારા આ પ્રવેશ દ્રાર તેમજ જુદા જુદા વિસ્તારમાં બનનારા બગીયાનું ખાત મુ હત કરાયુ હતું શહેરના કસ્ટમ ચાર રસ્તા પાસે યાત્રિકોનું સ્વાગત કરવા મપ્ટે સ્ટીલ ગેટનું નિર્માણ કરવામાં આવશે જેનું નુ તન વર્ષના પ્રથમ દિવસે ભુમિપુજન કરાક્રુતું આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં પપ લાખના ખર્ચે બગીયાનું નિર્માણ કરવામાં આવ્યો તેમજ વિવિધ સ્થળે નવા સર્કલો બનાવાશે